કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત મહિલા આયોગની ટીમ તથા મહિલા વિકાસ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ અંકોળિયાએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ નગરપાલિકામાં લોકલ સેલ્ફ ગવનર્સ ડે ઉજવણી કરવામાં આવી છે

આ પ્રસંગે ઇ ગવર્નસ સર્વિસની વેબસાઇટનો શુભારંભ કરવામાં આવ્યો હતો નગરપાલિકાના અધિકારીના વૈભવ રિખારીએ સ્વસ્છતા અંગે જાગ્રત રહેવા અનુરોધ કર્યો હતો

આ કોન્વોકેશન શહેરમાં આવેલા દિનેશ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું

આ સમારોહમાં સંસદસભ્ય શ્રી કિરિટ સોલંકી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ અનિકેત તલાટી અને અમદાવાદ બ્રાન્ચ ચેરમેન સીએ ગણેશ નાદાર પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના અમદાવાદના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય દ્વારા ભાવનગર જિલ્લાના કોળિયાક લોક મેળામાં લોકસંપર્ક કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં લોકોએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી હતી

આમાં ત્રિપલ તલાક નાબ્રદી મહિલાઓ માટે વેતન વગેરે વિષેયોનો સમાવેશ થાય છે

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગહેલોતે આજે શંખેશ્વર જૈન તીર્થની મુલાકાત લઈ આચાર્ય વચનામૃતનું શ્રવણ કર્યું હતું તેમણે પર્યુંષણ પર્વની શુભકામના પાઠવી હતી મંત્રી શ્રી થાવરચંદ ગહેલોતે જણાવ્યું કે તીર્થકરોના શાસનને અબોધ્યગતિથી ચલાવનાર આચાર્ય ભગવંતોના આર્શિવચન અને ગુરૂવાણી સાંભળી અંગિકાર કરી તેના પર અમલ કરવાથી જીવનને સાર્થક કરવાનો માર્ગ મળે છે

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સંવત્સરી અને પર્યુષણના પાવન પર્વ નિમિત્તે નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

તેમણે કહ્યું છે કે આ પર્વ પ્રેમ શાંતિ કરૂણા અને સામાજિક સંવાદિતાને મજબૂત બનાવશે દાહોદ જિલ્લાના જેસાવાડા પોલિસ સ્ટેશનમાંથી ત્રણ ગામોને લીમખેડા પોલિસ સ્ટેશનમાં તબદીલ કરવાનો નિર્ણય કરાયો છે આના કારણે નાગરિકોને ફરિયાદો માટે સરળતા રહેશે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે નાચીલાકોટા જાદાખેરિયા અને કથોલિયા ગામોને લીમખેડા પોલિસ સ્ટેશનમાં ભેળવી દેવાયા છે આ અંગેની સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યોની વગેરેની રજૂઆત ધ્યાનમાં લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેશે તેઓ સર્વાંગી વિકાસ યોજનાઓનું ભૂમિપૂજન અને વિકાસકામોનું લોકાર્પણ કરશે આ ઉપરાંત અક્ષય પાત્ર મધ્યાન ભોજન સેવાનો શુભારંભ પણ કરશે કેન્દ્રીય મંત્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય પક્ષના અગ્રણીઓ વગેરેને પણ મળશે રાજ્યભરમાં આજથી પોષણ માસની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં પોષણ અભિયાન હેઠળ ભારતના પ્રથમ એક હજાર દિવસ દરમિયાન એમેનિયા ઝાડા નિયંત્રણ હેન્ડ વોશ સેનિટેશન તેમજ પૌષ્ટિક આહાર અંગે ખાસ ધ્યાન આપવા જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે

તેમાં પ્રભાત ફેરી પોષણ મેળા પોષણ રેલી યુવા રેલી વાનગી નિદર્શન પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે અંગે કાર્યક્રમો યોજાશે

આ કાર્યક્રમમાં વક્તાઓએ વિચરતી વિમુક્તિ જાતિ મુક્તિ દિનની ઇતિહાસ તેમજ આ જાતિના કલ્યાણ માટે અમલમાં મૂકેલી વિવિધ યોજનાઓ વિશેની વિગતવાર માહિતી આપી હતી

નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં નાંદોદ તાલુકામાં કેવડાનું ગયા વર્ષ કરતાં ભરપુર ઉત્પાદન થયું છે સ્થાનિક આદિવાસી ભાઈઓ કેવડાને રોજગારીનો વિકલ્પ ગણતા હોય છે ભરપુર ઉત્પાદનને કારણે વેપારીઓએ એડવાન્સમાં ઓર્ડર નોંધાવ્યા છે કેવડાની માંગ પણ વધી છે

આદિવાસી ભાઈઓનું કહેવું છે કે કેવડાને પુષ્કળ કાંટા હોવાથી કેવડા તોડવાનું કામ કઠિન હોય છે

કેવડા ત્રીજના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ કેવડાનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરે છે

આજે ગાંધીનગરમાં બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો અમદાવાદમાં પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદનું ઝાપટું પડ્યું ગયું હતું પાટણમાં પણ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતાં લોકોએ રાહત અનુભવી હતી

રાજ્યભરમાં આવતીકાલથી મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મૂરલીક્રિષ્નાએ જણાવ્યૂં કે આ કાર્યક્રમ દરમિયાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણીકરણ કરી શકશે તેમણે કહ્યું કે વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તેમજ એન

પોર્ટલ જેવા ઇ માધ્યમો દ્વારા પણ મતદાર યાદીમાં નામ તથા અન્ય વિગતો ચકાસી શકાશે

આ ખેલાડીઓને ગુજરાત રાજ્યના યુનિફાઇટના જનરલ સેક્રેટરી કુણાલ શ્રોફ અને ગુજરાત ટીમના કોચ હરેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે સમગ્ર રાજ્યમાં વરસાદ બાદ રોગચાળો ફેલાયો છે ત્યારે ખાસ કરીને મચ્છર જન્ય રોગો લોકોમાં વધુ જોવા મળી રહ્યા છે જેને લઈને રાજ્યના આરોગ્ય વિભાગ પણ સાબદ્ધં બન્યું છે આજે પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા તળાવોની તેમજ અન્ય પાણીના સ્ત્રોતની માહિતી મેળવવામાં આવી હતી

આ માછલીઓ પોરા ભક્ષક છે તેમજ મેલેરિયાના મચ્છરના બ્રીડનો પણ નાશ કરે છે જેથી મચ્છરજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનો પડઘો ભરૂચમાં પણ પડ્યો છે આ અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી